તદઉપરાંત રાષ્ટ્રપતિ શ્રી કોવિન્દે આ પ્રિસંગે ગલવાન ઘાટીમાં સરહદોની સુ રક્ષા માટે જવાનો દ્રારા કરાયેલા સામના માટ કૃતજ્ઞતા દર્શાવી હતી રાષ્ટ્રપતિએ નાગરિક કલ્યાણ માટે સરકાર દ્રારા લેવાયેલ પેગલાનો ઉલ્લખ કર્યો હતો તેમજ આરોગ્યક્ષેત્રે માળકાકીય ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે કરાયેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો

અને કહ્યુ છે કે કોરોના સંક્રમણથી વિચલિત થયા વગર ગુજરાત પોતાની વિકાસ કુય અવિરત આગળ ધપાવશે તેમણે કહ્યુ કે ચાર અક્ષરનો શબ્દ ગુજરાત વિકાસ શબ્દનો પર્યાય આજે બની ગયો છે કારણ કે પડકારને અવસરમાં ફેરવી દેવાનો કસબ ગુજરાત જણિ છે સ્વચ્છાગ્રહના પાલન વડે કોરોનાને દેશવટો આપવાની અપીલ પણ તેમણે લોકોને કરી છે શ્રી રૂપાણીએ ઉમેર્યુ કે ગાંધી બાપુના નેતૃ ત્વમાં અંઝ્રો સામે અહિંસક સત્યાગ્રહનો જુવાળ જેમ જાગેલો તેમ પ્રધાનમંત્રી મોદીના નેતૂ ત્વમાં કોરોનાને દેશવટો ઓપવાની લોક યળવળ ઉભી થઈ છે

કાર્યક્રમમાં કચ્છ કલેક્ટરપ્રવિણા ડી

ભયાઉનખત્રાણામાંડવીભુજ તેમજ રાપર તાલુકામાં નાના ઝાપટા અને ઝસ્તર વરસાદ થયો હોવાના અહેવાલ છે ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અબડાસા તાલુકાના ભેદી ગામથી સમાચાર મિત્ર કલ્યાણજી જાડેજાએ જણાવ્યુ હતું કે કાલે સાંજે પાંચ વાગ્યાથી ઝાપટારૂપે વરસાદ શરૂ થયો હતો તેથી જોશભેર પાણી વફી નીકબ્યા હતા મુન્દ્રા તાલુકાના જબલ્પુર ગામે ગઈકાલે દશ ઈંચ વરસાદ થવા પામ્યો છે